ત વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીન અને અન્ય સ્થળોએ કોરોના વાયરસના કેસો નોંધાતા આંતરરાષ્રીઆંય આરોગ્ય કટોકટીની જાહેરાત કરી છે

તેમણે કહ્યું કે દેખાવોના નામે કોઈ પણ પ્રકારની હિંસા દેશ અને સમાજને નબળા બનાવે છે સંસદના કેન્રી ુય કક્ષમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને તેઓ સંબોધી રહ્યા હતા શ્રી કોવિંદે કહ્યું કે ભારતના લોકોએ નવા ભારતના નિર્માણ માટે વર્તમાન સરકારને ચૂંટી કાઢી છે તેમણે કહ્યું કે વર્તમાન સરકાર સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ સુત્રને અનુસરી રહી છે રાષ્ર્નપતિએ સંસદના હિસ્સા બનેલા દરેક સભ્યે દેશના નાગરિકોની આશા આકાંક્ષાઓ સંતોષવા કામગીરી કરવાનો અને રાષ્ટ્રીયેય હિતોને અગ્રતા આપીને કાયદા ઘડવાનો અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે પ્રથમ સાત મહિનામાં નવી સરકારે ત્રિપલ તલાક પ્રથા રદ્દ કરવા સહિત ઘણા નવા મહત્વના કાયદાઓ સંસદમાં ઘડ્યા હતા

સર્વોચ્ય અદાલતે રામ જન્મભૂમિ કેસમાં આપેલા યુકાદા પછી દેશના નાગરિકોએ દાખવેલી પરિપક્વતાને શ્રી કોવિંદે બિરદાવી હતી તેમણે નાગરિકત્વ સુધારા ધારાને ઐતિહાસિક ધારો ગણાવ્યો રાષ્ર્ પતિએ છેલ્લા પાંચ વર્ષમાં કેન્સ સરકાર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો આપી હતી અમારા સંવાદદાતા જણાવે છે કે કોંગ્રેસ ડીએમકે અને આરજેડી સહિત કેટલાક પક્ષોના સભ્યોએ રાષ્ટ્રાપતિના સંસદમાં સંબોધન વખતે કાળી પટ્ટી પહેરી હતી

મોદીએ જણાવ્યું છે કે સંસદના આજથી શરૂ થતાં બજેટ સત્રમાં આ દસકાનો મજબુત પાયો નંખાય એ બાબતે દરેકે સુનિશ્ચિત કરવી જોઈએ સંસદ ભવન સંકુલમાં આજે સવારે તેઓ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા તેમણે આશા વ્યક્ત કરી કે સંસદના બંને ગૃહમાં આ મુદ્દે સઘન અને મુક્ત ચર્ચા થશે તેમણે કહ્યું કે સંસદના આ સત્રમાં મુખ્યત્વે આર્થિક બાબતો ઉપર ધ્યાન કેન્રીશેત કરાશે તેમણે કહ્યું કે સમાજના નબળા વર્ગોને અધિકાર સંપન્ન બનાવવાની બાબતને એનડીએ સરકારે ટોચની અગ્રતા આપી છે

બજેટ સત્રના આજના પ્રથમ દિવસે ગૃહમાં આર્થિક સર્વેક્ષણ રજુ કરાશે જ્યારે આવતીકાલે અંદાજપત્ર ગૃહમાં રજુ કરાશે

આ સુધારા મુજબ પહાડી ભાષા બોલતા લોકોને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં મુકવામાં આવ્યા છે

મુર્મ્ના અધ્યક્ષસ્થાને ગઈકાલે મળેલી બેઠકમાં આ સુધારાને બહાલી અપાઈ હતી

બાળકી દીઠ બારસો જેટલું સ્ટાઇપેન્ડ સીધા લાભાર્થીના બેંક ખાતાઓમાં વહેંચવામાં આવ્યું છે

વર્ગની છોકરીઓ માટે સમગ્ર શિક્ષાની એક મધ્યસ્થી છે

ની સુવિધા આપે છે અને કેન્રિમાય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા વિવિધ પ્રવૃતિઓ માટે ભંડીળ પુરૂં પાડે છે જેમાં જમ્મુ અને કાશ્મીરના કેન્વ્વ શાસિત રાજ્યમાં આવી શાળાઓમાં પ્રવેશ મેળવનારી યુવતીઓની ખાવા પીવા રહેવાની વ્યવસ્થા જાળવણી પાણી વીજળી તબીબી સંભા અને અન્ય જરૂરિયાતોનો સમાવેશ છે

પરંતુ ચાલુ નાણાકીય વર્ષથી સમગ્ર શિક્ષાએ પહેલ કરી છે

લેફ્ટનન્ટ ગર્વનરના સલાહકાર આર

આ ક્ષેત્રમાં સાઈકો એક્ટિવ પ્રોપર્ટી ધરાવતા દવાઓનું મુક્ત રીતે વેચાણ થતું હોવાથી છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રમાં કેફી પદાર્થોના બંધાણીઓમાં વધારો નોંધાયો હતો આથી જ જમ્મુ અને કાશ્મીર લેફ્ટનન્ટ ગર્વનર વહિવટી તંત્રે કેફી પદાર્થના દુષણને નાથવા માટે કેફી પદાર્થ વિરોધી કાર્યદળની રચના કરવાનો નિર્ણય લીધો છે

એવી જ રીતે અમેરિકાના રાષ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસના સંભવીત વાવર સામે કામગીરી કરવા ખાસ કાર્યદળની રચના કરી છે

લેહના મુખ્ય તબીબી અધિકારી ડોક્ટર એમ દોર્જેએ જણાવ્યું છે કે લદ્દાખના ખુશોક બાકુલા રિમ્પોચે વિમાન મથકે આરોગ્ય વિભાગની એક ટીમ તૈનાત કરવામાં આવી છે અને અહીં આવતા મુસાફરોની તબીબી તપાસની કામગીરી શરૂ કરાઈ છે

શંકાસ્પદ કેસ જણાય તો તે વ્યક્તિના લોહીના નમૂના દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ મોકલવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે

શૈલજાએ કહ્યું છે કે રાજ્યમાં નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિની હાલત સ્થિર છે ગઇકાલે રાત્રે ચેપગ્રસ્ત વ્યક્તિને જનરલ હોસ્પિટલથી પ્રિસુર મેડિકલ કોલેજમાં ખસેડીયો હતો રાજ્યમાં હાલમાં એખ હજાર ત્રેપન લોકો નિરીક્ષણ હેઠળ છે ફક્ત બાર જ હોસ્પિટલમાં છે અને બાકીનાને ઘર પર સારવાર આપવામાં આવશે

આ સભ્યો મોજા માસ્ક તથા ડિસઈન્ફેક્શન સ્રેસે જેવા સાધનોથી સુસજ્જ રહેશે અને તેઓ વુહાન વિમાન મથકે નીચે નહીં ઉતરે મુંબઈથી દિલ્ફી આવનાર એર ઈન્ડિયાના વિમાનને આરોગ્ય મંત્રાલયે જરૂરી કિટ પુરી પાડી છે કોરોનાના ચેપના લક્ષણો ન દેખાતા હોય તેવા મુસાફરોને જ વિમાનમાં બેસાડાશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ગઈકાલે જણાવ્યું હતું કે ભારતીયોને બે વિમાન ઉદ્દયન દ્વારા પાછા લાવવા માટે ચીન સરકારને વિધિવત રજુઆત કરાઈ હતી